આ ફોરમનો ઉદ્દેશ્ય વિવિધ અર્થવ્યવસ્થાના મહત્વના પડકારોનો સામનો કરવા માટે નેતાઓનું એક સમુદાય તૈયાર કરવાનો છે જે આપસમાં વિચારવિમર્શથી આ પડકારોનો સમાધાન શોધી શકે આ ફોરમની પ્રથમ બેઠક સિંગાપુરમાં અને બીજી બિજીંગમાં યોજાઇ હતી જેમાં વૈશ્વિક આર્થિક પ્રબંધન વ્યાપાર અને રોકાણ તેમજ જલવાયુ પરિવર્તન જેવા વિષયો ઉપર ચર્ચા વિયારણા કરવામાં આવી હતી આ વર્ષે યોજાનારી બેઠકમાં કોવિડ મહામારીના સંદર્ભમાં અર્થવ્યવસ્થાને ફરીથી મજબૂત કરવા અને ભવિષ્યનો રસ્તો તૈયાર કરવા પર ચર્ચાવિયારણા થવાનો સંભવ છે પશુઓમાં ટેગ ભારત સરકારનાં ઇન્ફર્મેશન નેટવર્ક ફોર એનિમલ પ્રોડકટીવીટી એન્ડ હેલ્થકાર્યક્રમ હેઠળ કચ્છ જિલ્લામાં પશુપાલન વિભાગ દ્વારા ગાય અને ભેંસ પ્રજાતિના પશુઓને કાનમાં ટેગ લગાડવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે

આગની ઘટનાના કારણે ફાયર બ્રિગેડ સતત દોડતું રહ્યું હતું

અમારા ડાંગ જીલ્લાના પ્રતિનિધીના જણાવ્યા મુજબ સનરાઇઝ પોઇન્ટ બોટિંગ એડવેન્ચર એકટિવીટી હવાઇ સફર એટલે કે પેરાગ્લાઇડીંગની મજા માણતા જોવા મળ્યા હતા જૂનાગઢમાં આવેલા ઓસમ પર્વત ઉપર આવેલા માત્રી માતાના મંદિરે નવા વર્ષે દર્શન કરવા માટે દર્શનાર્થીઓ ઉમટી પડ્યા હતા આ રમણીય પર્વતનો નજારો સૌ કોઇનું આકર્ષણનું કેન્દ્ર છે કોરોનાના કારણે મંદિર બંધ હતું નવા વર્ષથી શરૂ કરવામાં આવતા લોકો નવા વર્ષ અને દિવાળીના દિવસે મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા શ્રદ્વાળુઓએ માતાજીને પ્રાર્થના કરી હતી કે સૌ કોઇ માટે કોરોનામુક્ત જીવન બને

હવામાન જમ્મુ કાશ્મીર સહિત ઉત્તર ભારતના રાજયોમાં હિમવર્ષા થતાં ગુજરાતમાં નવા વર્ષે ઠંડીનો યમકારો જોવા મબ્યો છે રાજયમાં અનેક વિસ્તારોમાં લધુત્તમ તાપમાનમાં હજુ ઘટાડો થવાની શકયતાઓ છે આજે પણ સવારે ઠંડી અનુભવાઇ રહી હતી